તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મૂડીરોકાણ માટે ભારત એક આદર્શ સ્થળ બની યૂકવું છે રોકાણકારોને તમામ પ્રકારની સવલત મળી રહે તેવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વાતાવરણને ઉભુ કરવામાં ભારત સરકાર મહદંશે સફળ રહી છે તેમણે ભારતની આંતરિક માંગ ઉપરાંત નિકાસ ક્ષમતાની નિગતો આપવા સાથે ભારતમાં પોતાનું કામકાજ શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો નાણામંત્રી રીઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં જોડાયા હતા નેહલ ઠક્કર મુખ્યમંત્રી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં ઉપક્રમે આયોજીત વિવિધ યોજનાઓનાં ઈ શુભારંભ તેમજ બે નવનિર્મિત ભવનનાં ઈ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી કરાવ્યા હતા

ડિસેમ્બર મહિનાથી આ ભરતી પ્રક્રિયાની શરૂઆત થશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ભરતી માટેનું નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે

સરકારી આર્ટસ સાયન્સ અને બી એડ કોલેજ માટે પણ ભરતી કરવામાં આવશે

નેહલ ઠક્કર

જેમાં મુંબઇ ઈન્ડિયન્સ એ દિલ્હી કેપિટલ્સ ને ફરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સરનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ઐલિમિનેટર મુકાબલો છે જેની વિજેતા ટિમ અને દિલ્જી કેપિટલ્સ વચ્ચે બીજી કવાલીફાયર મેચ રમાશે અને તેમાં વિજેતા થનાર ટિમ ફાઇનલ મુંબઇ સામે રમશે

આ ઇઅર ટેગિંગ એક પ્રકારે પશુઓનાં આધાર કાર્ડ સમાન છે

જેના થકી પશુનાં વેકસીનેશન કૃત્રિમ બીજદાન ડિવર્મિંગ વગેરેને લગતી આનુસાંગિક માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે તેમજ ભવિષ્યમાં અછત પુર અતિવૃષ્ટિ કે અન્ય કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ નુકશાન મૃત્યુ વખતે વળતર લોન સરકારી યોજનાઓ વગેરે વિવિધ કામગીરી સમયસર કરવા માટે આ ઇઅર ટેગિંગ આધારરૂપ સાબિત થશે